શ્રી અમિતભાઇ શાહે ગઈકાલે ગાંધીનગર ખાતે ડિસ્ટ્રિકટ મોનીટીરીંગ સેલ દિશા ની તેમના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં સમીક્ષા કરતા જણાવ્યું કે દિશા સાથે સંકાળાયેલ તમામ અધિકારીઓ ગાંધીનગર જિલ્લાને ગ્રીન કલીન અને પર્યાવરણ પ્રિય બનાવવા અને રાજયનો શ્રેષ્ઠ જિલ્લો બનાવવા સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે સહિયારા પુરૂષાર્થ કરવા અનુરોધ કર્યો હતો મંત્રીશ્રીએ આરોગ્યની આયુષમાન ભારત યોજનાની ચર્ચામાં જણાવ્યું કે દરેક ગામને ફોસ્પિટલથી પંદર કિલોમીટરના અંતરે જોડવા ઉજ્જવલા યોજનામાં કોઇ ઘર કે ઝુંપડ઼ લાભથી વંચિત ન રફી જાય તેમજ દિનદયાળ ગ્રામ જ્યોતિ યોજનામાં કોઇ ગામ કનેકશન વિના ન રજે તથા નલથી જલ યોજનામાં કોઇ ગામ કે ઘર લાભથી વંચિત ન રફી જાય તે જોવા ખાસ ભાર મુકવો હતો આ બેઠક માં રાજ્ય અને જીલ્લા નાં વિવિધ પદાધિકારીઓ અને અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા જાગૃતિ વકીલ કરછ એલટી ભારત પાકિસ્તાન વચ્ચે પ્રર્વતમાન તણાવ ભર્યા માહોલ વચ્ચે કચ્છના સમુદ્રમાર્ગેથી આંતકીઓ ભારતમાં ઘસ્યાના સુરક્ષા એજન્સીના ઈનપુટના પગલે કચ્છની દરિયાઈ સીમાને એલર્ટ પર મુકી દેવાઈ છે કચ્છના કંડલામાં આંતકી સંગઠન અંડર વોટર એટેક કરી શકે તેવા ઈનપુટના પગલે કંડલા પોર્ટ પ્રસાસનની સાથે મુંદરા અદાણી પોર્ટના સત્તાધીશોએ આગચેતીના પગલા ભરવા જણાવ્યુ છે ઉલ્લેખનીય છે કે આ ઈનપુટ એવા સમયે આવ્યા છે કે કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી બિનવારસી બોટ મળી આવી હતી હરામીનાળામાંથી બોટમાંથી કોઈ માણસો મળ્યા ન હતા તમામ સુરક્ષા એજન્સીઓની સાથે સ્થાનિક પોલીસ પ્રસાસને સર્તકતા વધારી દીધી છે

ઉપરાંત જીલ્લા વફીવટીતંત્ર દ્વારા અછત રાફત વ્યવસ્થાપનની માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે

ત્યારે દેશ અને રાજ્ય સફીત કરછમાં પણ વિવિધ સ્થળો એ અનેક રંમોત્સવ થોજી નાગરીકો ઐ વિશ્વ રમતગમત દિવસે સ્વસ્થ રહેવાની વડાપ્રધાન મોદી નો ધ્રીત ને ટેકો આપ્યો ફતો ત્યારે કરછમાં સારસ્વત સંચાલિત નિરોણા ફાઇસ્કુલ ખાતે સતત બીજી વખત આજે માત્ર કન્યાઓ માટે સાયકલ રેલી યોજાશે

આ આ નવતર પ્રયોને કન્યાઓને ગ્રામજનો અને સમાજ માંથી આવકાર તથા અભિનંદન મળી રહ્યા છે